સમગ્ર દેશની સાથે રાજ્યમાં દાહોદ સહિત યાર જિલ્લાઓમાં ડ્રાયરન એટલે કે કોરોના રસીકરણનો પૂર્વઅભ્યાસ આજે હાથ ધરાશે સત્તાવાર થાદી મુજબ દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ ભાવનગરમાં સર ટી જનરલ હોસ્પિટલ વલસાડમાં જી

મેડિકલ કોલેજ તથા આણંદમાં જિલ્લા હોસ્પિટલ ખાતે આજે કોરોના રસીકરણનો પૂર્વઅભ્યાસ આજે હાથ ધરાશે આ ઉપરાંત આ ચાર જિલ્લાઓમાં એક શહેરી આરોગ્ય કેન્દ્ર તથા એક આઉટરીય કેન્દ્ર ખાતે પણ રસીકરણ પૂર્વાભ્યાસ હાથ ધરાશે

બેઠક દરમ્યાન તેમણે રાજ્યોના તમામ અધિકારીઓને જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા રાજ્યના અધિકારીઓએ માહિતી આપી હતી કે રસીકરણ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હોસ્પિટલો સંપૂર્ણ રીતે સજ્જ છે ડૉક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે પૂર્વ તૈયારીઓનો ઉદ્દેશ્ય એ છે કે જે મ્રશ્કલીઓ અગાઉના તબક્કામાં આવી હોય તેની ઓળખ કરી તેમાં સુધારો કરી શકાય તેમણે રાજ્યોના અધિકારીઓ દ્વારા કરેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના માટે ઘરનો વાયદો કરતાં કહ્યું હતું કે ગરીબોની મુશ્કેલીઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે

કેન્દ્ર સરકાર શહેરોમાં રહેતા ગરીબો અને મધ્યમ વર્ગની આ જરૂરિયાતોને સમજીને મકાનોનાં નિર્માણને પ્રાથમિક્તા આપી રહી છે

ગુજરાતના આઠ હજાર ગામોને ડિજીટલ સેવાસેતુ યોજના હેઠળ આવરી લેવાયા છે

ગ્રામીણ વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઓનલાઈન માધ્યમથી સરળતાથી અને ઝડપથી મળી શકે તે હેતુથી ડીજીટલ સેવાસેતુ કાર્યક્રમ અમલમાં મૂકાયો છે

આકાશવાણીના સમાચાર સેવા પ્રભાગ દ્વારા હિન્દી અને અંગ્રેજી સમાચારના સમયમાં ફેરફાર કરાયા છે તેના કારણે પ્રાદેશિક સમાચારના સમયમાં પણ ફેરફાર અમલી બન્યા છે ગઇકાલથી અમલી બનેલા નવા સમયપત્રક અનુસાર પ્રાદેશિક સમાચાર દસ મીનિટ વહેલા અપાશે

અભયમ હેલ્પલાઇન કોવિડ મહામારી દરમિયાન મહિલાઓ માટે ઘણી સહાયરૂપ બની

વડોદરાના વન વિભાગ દ્વારા પક્ષીઓની ગણતરીના આંકડા આજે જાહેર કરાશે

વડોદરાના મદદનીશ વનસંરક્ષણ એચ ડી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ આપતા કહ્યું છે કે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ